તેમણે કહ્યું કે ખલવાની ઇકો ટૂરિઝમ સેન્ટરની આ સુવિધા આગામી પહેલી સપ્ટેમ્બરથી લોકો માટે કાર્યરત થશે શ્રી રૂપાણીએ કહ્યું કે ઉત્તરા ખંડના નિષ્ણાંતોની મદદથી આ સુવિધાનો વિકાસ કરાયો છે તથા આ વિસ્તાર જંગલોથી ઘેરાયેલો હોવાથી તે પ્રકૃતિ શિક્ષણનું કેન્દ્ર બનશે મુખ્યમંત્રીએ કહ્યું કે જીઓના સહયોગથી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ફ્રી વાઇ ફાઈ સેવા શરૂ કરાઈ છે ત્યાર બાદ મુખ્યમંત્રીએ કેવડીયા ખાતે વિકસાવવામાં આવી રહેલ જંગલ સફારીની મુલાકાત લઈને કામગીરી નિહાળી હતી ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક વિકસાવવામાં આવી રહેલા જંગલ સફારીમાં વિવિધ પશુ પક્ષીઓ રહેશે અને તેનું નામાભિધાન સરદાર પટેલ ઝૂઓલોજિક્લ પાર્ક કરાશે મુખ્યમંત્રીએ કહ્યું કે અહીં આગામી દિવાળી સુધીમાં કેવડિયાને બહુ આયામી પ્રવાસ ધામ બનાવવાની નેમ છે અને અહીં પ્રવાસીઓ સહ પરિવાર રોકાણ કરી વિવિધ પ્રવૃત્તિઓનો આનંદ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે

રૂપાણીએ કહ્યું કે નર્મદા નિયંત્રણ સત્તામંડળ એનસીએ ની પરવાનગી જરૂરી નથી પરંતુ તકેદારી સાથે પાણી ભરવામાં આવશે

શ્રી રૂપાણીએ દ્વનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પર્યટન સ્થળ તરીકે વિકસાવાશે તેમ જણાવ્યું હતું

રજીસ્ટ્રેશન ડબલ્યૂ ડબલ્યૂ ડોટ ખેલ મહાકુંભ ડોટ ઓઆરજી પર કરી શકાશે તેમ યાદીમાં જણાવાયું છે

રાજાશાહીના વખતમાં કચ્છમાં પણ પારસીઓ વસવાટ કરતા હતા ત્યારે તેમની હયાતીમાં અસ્તિત્વરૂપે ભુજમાં આજે પણ પારસીઓના મકાનો અને અગિયારી આવેલા છે આજે પતેતી નિમિત્તે એક માત્ર પૈસ્તનજી ભુજવાળાનો પરીવાર અહીં આવ્યો હતો અને પતેતીની ઉજવણી કરી હતી

જે અંતર્ગત ગઇકાલે ભુજમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શારીરીક કસોટી યોજાઇ હતી

પોમલની જન્મ સતાપ્દી અંતર્ગત માંડવીની વી

ટી

એમ

ભુજ હવામાન વિભાગના નિર્દેશકના જણાવ્યા મુજબ આગામી એકાદ સપ્તાહ સુધી વરસાદ થવાની કોઇ શકયતા નથી